આ પ્રસંગે મુખ્યમંત્રીએ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનું ખાતામુહુર્ત કર્યું હતું જેમાં વર્ચુઅલ રિઆલીટી ઝોન સ્ટીમ્યુલેશન ઝોન સોલર ટેલીસ્કોપ તેમજ બ્રહ્માંડના ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યની ઝાંખી આપતા ત્રણ ઝોન બનાવવામાં આવશે અવકાશ વિજ્ઞાનને સમજવા માંગતા આભ્યાસુઓ વિધાર્થી અને યુવાનો સહીત સૌ માટે આ ગેલેરી વિશેષ આકર્ષણરૂપ બનશે

તેમજ ધોરાડ ખડમોર પ્રજાતિનાં પક્ષીઓનાં સવર્ધન માટે બ્રિડીગ સેન્ટર ઉભું કરાશે યાયાવર પક્ષીઓને વિજ વાયર અને પવનચકીથી ઈજા અટકાવવા ઉપાયો કરાશે કરછમાં ધોરાડ પક્ષીઓને વીજવાયરથી થતી ઈજા બચાવવા ભૂગર્ભ કેબ્લીગની સંભાવનાઓ વન વિભાગ ચકાસશે વિરલ રાણા ઓખા તટરક્ષકદળ દ્વારા આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક પાકિસ્તાન તરફ જતું રજીસ્ટ્રેશન થયેલ એક જ્યાજને પકડવામાં આવ્યું છે

ાષ પાલેકર પાકાતેક તાલીમ એગ્રીકલ્ચરલ ટેક્નોલોજી મેનેજમેંટ એજન્સી આત્મા ગુજરાત રાજ્ય દ્વારા આયોજીત સાત દિવસીય સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિપ્રશિક્ષણ તાલીમ કાર્યશાળાનું જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં સમાપનકરવામાં આવ્યું હતું

જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએતમામ ખેડુતોને ખેતીને ઝેરમુક્ત બનાવવા સુભાષ પાલેકર પ્રાફતિક ફૃષિ અભિગમ અપનાવવાજણાવ્યુ ફતું

ઓ વાઘેલા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા કચ્છએ તાલીમ મેળવેલ ખેડુતોને સ્વયંખેત પ્રણાલી અપનાવી વધુમાં વધુ ખેડુતોને સધન પ્રયાસો કરવા અનુરોધ કર્યો ફતો વિરલ રાણા રાજસ્થાનનાં અઝિખૂણે સર્જાયેલા સાયક્લોનિક સકર્યુલેશનનાં કારણે મધરાત્રી થી કરંછનાં વાતાવરણમાં એકાએક પલટા સાથે ઠેર ઠેર માવઠું વરસ્યું છે બંદરીયનગર માંડવી અને આસપાસનાં ગામોમાં જોરદાર ઝાપટું વરસી ગયું છે માંડવીમાં માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા એજ રીતે ખાવડા અને આસપાસનાં ગામીમાં પણ જોરદાર વરસાદી ઝાપટા વરસ્યા

એબડાસામાં પણ છુટાછવાયા વિસ્તારોમાં ફળવા છાંટા વરસ્ય છે અંજાર ગાંધીધામમાં પણ માર્ગો સફેજ ભીના થાય તેવા સામાન્ય છાંટા વરસ્યા ફતા સર્ક્યુલેશનનાં કારણે સવારે થી વાદળછાયું વ્રાતાવરણ સર્જાયું છે

ખેતીવાડી વિભાગે જે વિસ્તારોમાં ખરીફનો ખાસ ખેતરોમાં ઉંચો છે તેના કાલામાંના કપાસની ગુણવતાને અસર થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે જીરુંમાં રોગચાળા ની શક્યતા વ્યક્ત કરી છે રવિપાકનું વાવેતર ચાલુ ફોઈ તેમજ જ્યાં વાવેતર થયું છે ત્યાં પાક પ્રાથમિક તબ્બકે ફોઈ કોઈ નુકશાને નહિ થાય વેરલ રાણા રણોત્સવની સીઝન શરૂ થઇ ગઇ છે દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવતા ફોય છે ત્યારે રણોત્સવ સમયે આઇઆરસીટીસીએ પ્રવાસીઓ માટે ખાસ પેકેજ શરૂ કર્યું છે એક ખાસ ટ્રેન દર શનિવારે મુંબઇથી ઉપડી બોરીવલી સુરત અને વડોદરા થઇ બીજા દિવસે ભુજ પહોંચશે આ ખાસ ટ્રેન ત્રણ દિવસ ભુજમાં જ રહેશે ચોથા દિવસે બપોરે ઉપડી પાંચમાં દિવસે પરત મુંબઇ પહોંચશે

એ નિમિતે ગઈકાલે પૂજનસંતવાણી તેમજ ધર્મસભા સહિતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો